પ્રાદેશિક સમાચાર હીના મોદી વાંચે છે

આજે આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં જ્ઞાનનો પ્રસાર કરનારા વ્યક્તિથી લઇ સંસ્થાઓની પ્રશંસા કરી એશિયાઇ રમતોમાં ભારતને સુવર્ણચંદ્રક અપાવનારાં ડાંગનાં સરિતા ગાયકવાડની રાજ્ય સરકારે નાયબ પોલીસ અધિક્ષકપદે નિમણૂક કરી અસત્ય પર સત્યના વિજયના પર્વ વિજ્યાદશમીની રાજ્યભરમાં પરંપરાગત શ્રધ્ધાપૂર્વક ઉજવણી કરાઇ પોલીસતંત્ર દ્વારા જિલ્લા મથકોએ શસ્ત્ર વાહન અને અશ્વપૂજન કરાયું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

શરૂઆતમાં સાદગીનું પ્રતિક એવી ખાદી હવે પર્યાવરણને અનુકૂળ ઉત્પાદન તરીકે જાણીતી બની રહી છે પ્રધાનમંત્રીએ કહ્યું કે ખાદીની જેમ જ ભારતની સ્થાનીક રમતો અને દેશનું આધ્યાત્મ થોગ અને આયુર્વેદે સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે

પ્રધાનમંત્રીએ કહ્યું કે કોરોનાના લીધે જાહેર કરાચેલા લોકડાઉનના લીધે આપણા જીવનમાં મદદરૂપ થતાં સફાઇ કર્મીઓ વેપારીઓ ચોકીદાર જેવી વિવિધ ભૂમિકા ભજવનાર લોકોનું મહત્વ સહુને સમજાવ્યું છે તેમણે કહ્યું કે આવા મુશ્કેલ સમયમાં પણ આપણા વીર જવાનો ભારતમાતાના રક્ષણ માટે સરહદ ઉપર ફરજ બજાવી રહ્યા છે તેમનું ઋણ ભુલવું ન જોઇએ

એવી જ રીતે પુસ્તક પરબ નામની બીજી સંસ્થા વાંચકોને વિનામુલ્યે સાહિત્યિક પુસ્તકો આપે છે

વિકાસ વર્તુળ ટ્રસ્ટના ટ્રસ્ટી પરેશભાઇ ત્રિવેદીએ ટ્રસ્ટની પ્રવૃત્તિઓની માહિતી આપી છે

ત્યારે ભાજપે આજે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલને પ્રચાર માટે મેદાને ઉતાર્યા છે

પાટીલ ધારી પહોંચે તે પહેલા ભાજપ દ્વારા કાર અને બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું બાદમાં તેમણે પક્ષના કાર્યકરો સાથે મન કી બાત કાર્યક્રમ આકાશવાણી પર સાંભળ્યો હતો

ઇન્ડોનેશિયા ખાતે રમાયેલી એશિયન ગેમ્સમાં સરિતા ગાયકવાડે ભારતને સુવર્ણ ચંદ્રક અપાવ્યો હતો કુમારી સરિતાની આ સિદ્ધિ બદલ ગુજરાત સરકાર દ્વારા રાજ્યના પોલીસ વિભાગમાં નાયબ પોલીસ અધિક્ષક તરીકે નિમણુંક પત્ર અપાયો છે

એક ટવીટમાં શ્રી મોદીએ કહ્યું કે જશોમતીનંદન દાસજીની આધ્યાત્મ પ્રત્યેની નિષ્ઠા અને સમૃધ્ધ ભારતીય સંસ્કૃતિને લોકપ્રિય બનાવવાના પ્રયત્નો નોંધપાત્ર હતા અન્ય ટવીટમાં પ્રધાનમંત્રીએ ગુજરાતના પ્રસિધ્ધ ગીતકાર સંગીતકાર અને પાટણ સંસદીય મત વિસ્તારમાંથી ચાર વખત સાંસદ રહી યુકેલા શ્રી મહેશ કનોડીયાના અવસાન પર દુઃખની લાગણી વ્યકત કરી હતી તેમણે કહયું કે શ્રી મહેશ કનોડીયાએ ગુજરાતી લોકસંગીતને લોકપ્રિય બનાવવામાં મહત્વનો ફાળો આપ્યો હતો